જેમાંથી સાત સેમ્પલમાં પોઝિટિવ પરિણામ મળ્યા હતા

રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે સરકારે કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય તેવા લોકોના સંપર્ક શોધી કાઢવા અને તેમના ઘરોને અલગ દેખરેખ હેઠળ મૂકવા સૂચના આપી છે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ બાબતે રવિવારે સ્વયં જનતા કરફ્યૂ પાળવા જણાવ્યું છે

આ દરમિયાન કેન્દ્ર સરકારે વધુ બે પ્રયોગશાળાઓને કોરોના ટેસ્ટ લેબ તરીકે મંજૂરી આપી છે અગાઉ અમદાવાદ અને જામનગરમાં બે લેબ હતી હવે સુરત અને ભાવનગરમાં પણ કોરોના ટેસ્ટ કરાવી શકશે

મુખ્યમંત્રીએ ગઇકાલે સાંજે તેમના નિવાસસ્થાને સમીક્ષા બેઠક યોજી હતી મુખ્યમંત્રીએ જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને એક મહિનાનું રેશન અગાઉથી આપવાની જાહેરાત કરી હતી રાજ્ય સરકારની માસિક સહાય પેન્શન યોજનાના લાભાર્થીઓને એક મહિનાનું પેન્શન અગાઉથી આપવાની પણ ખાતરી આપી હતી

પરંતુ જમવાની સુવિધા આપવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં દવા રેશન અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સિવાયની વસ્તુઓના વેચાણ માટે શોપિંગ મોલ બંધ રહેશે સ્વયં જનતા કરફ્યુની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલના સમર્થનમાં રાજ્યમાં રવિવારે સવારે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી જાહેર પરિવહન સેવા બંધ રહેશે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીની સ્વયંભૂ જનતા કરફ્યૂની અપીલનો અમલ કરવા લોકોને અનુરોધ કર્યો છે દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે દવાઓ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના સંગ્રહ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે

પત્રકારોને સંબોધતાં અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતું કે સ્વૈચ્છિક રીતે અલગ રહેવા માંગતા પરિવારને તમામ જરૂરી ચીજો પુરી પડાશે

ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા આવતીકાલે જનતા કર્ફયુના દિવસે સવારના સાત વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી એસ ટી ની તમામ બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

જેની માહિતી આ પ્રમાણે છે

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી થયેલા આદેશોના યુસ્તપણે અમલના પગલે જિલ્લા અને તાલુકાઓની વિવિધ કચેરીઓમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા વિવિધ કચેરીઓમાં પ્રવેશ સ્થળે સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે

કોરોના વાયરસ સંદર્ભે ત્રણ દિવસ રાજકોટના સોની બજાર બંધ રહેશે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન દ્વારા આ પ્રમાણે જણાવ્યું છે સુરતમાં પણ હિરા બજાર બંધ રહેશે તેમજ ટેક્સટાઇલ બજાર પણ હાલ પૂરતું બંધ રાખવામાં આવશે

આજે વિશ્વ વન દિવસ નિમિત્તે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ નાગરિકોને વૃક્ષો વાવવા અને પર્યાવરણ જાળવા અનુરોધ કર્યો છે

આકાશવાણી સમાચાર સાથેની ખાસ વાતચીતમાં શ્રી ભાવસારે જણાવ્યું કે જનતા કર્ફર્યુની પ્રધાન મંત્રીની અપીલથી લોકો ભીડથી દૂર રહીને એક બીજાના સંપર્કમાં આવતા અટકશે અને તેનાથી કોરોના વાયરસના ચેપનો ફેલાવો રોકવામાં મોટી મદદ મળશે